રાજ્યની અબડાસા મોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે ચૂંટણી યોજાઇ હતી

મૂખ્ય મંત્રી રાજ્ય સરકારે સીએનજી સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે ઝીરો ટોલરન્સની નેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે નીતિન પટેલ રાજ્ય સરકાર રાજ્યની સ્વચ્છતા માટે વિવિધ પગલા લઇ રહી છે રાજ્યમાં હવે આધુનિક ટેકનીકથી ગટરની સાફસફાઇ કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે ગાંધીનગર મહાનગરલિકાને ગટરના મેનહોલની સફાઈ માટેનું રોબોટિક મશીન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મેનહોલમાં ઝેરી ગેસ હોવાને લીઘે સફાઈ કામદાર ના ગૂંગળામણ ને લીધે મોત થતા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ દેશના તમામ રાજ્યોમાં કડક આદેશ આપવામાં આવ્યો છે કે ગટરના મેન હોલ સફાઈ કામદારને ઉતારવા નહીં

આ રોબોટિક મશીન સાબરમતી ગેસ કંપની દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને ભેટ સ્વરૂપ આપ્યું છે કેશુભાઈ અસ્થિ વિસર્જન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તથા પૂર્વ મુખ્યમંત્રી દિવગંત કેશુભાઇ પટેલના અસ્થિનું વિસર્જન પવિત્ર ત્રીવેણી સંગમમાં પ્રભાસ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા બાદ વૈદિક મંત્રોચ્યાર સાથે નદી મધ્યે હોડીમાં તેમના પરિવારજનોએ અસ્થિ વિસર્જન કર્યું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ યાદવોનું પિંડદાન જ્યાં કરેલું તેવા ત્રીવેણી સંગમ ઘાટ ખાતે અસ્થિ વિસર્જનનું ખૂબ મહત્વ છે કેશુભાઈના પુત્ર ભરત પટેલે જણાવ્યું છે કે સોમનાથ પરિસરના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે

ફાધર વાલેસે તેમના સર્જનમાં સદાચાર તરૂણાશ્રમ ગાંધીજી અને નવી પેઢી ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય એવા સંખ્યાબંધ નિબંધ સંગ્રહો આપ્યા છે તેમજ ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક પણ આપ્યો છે

આ ઉપરાંત ગુજરાત સમાચારમાં બહ્ જ લોકપ્રિય નીવડેલી ચિંતનાત્મક લેખ શ્રેણી નવી પેઢીને ના સર્જક પણ તેઓ હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ સંદેશામાં ફાધર વાલેસના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે સવાયા ગુજરાતી તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાર્લોસ જી વાલેસ ફાધર વાલેસના અવસાનથી શોકમઝ્ન છું ગુજરાતી સાહિત્ય જગતને તેમની ખોટ હંમેશા રહેશે